કર્ણાટક વિધાનસભાની સીરસા અને આર આર

ગુજરાત ચૂંટણી ગુજરાત વિધાનસભાની પેટાયૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે

અમારા વડોદરાના પ્રતિનિધિ જણાવે છે કે આ મતવિસ્તારમાં આવતા ઇન્ટોલા અને ગોસીન્દ્રા ગામે કેટલાક લોકો રોકડ આપીને મતદાન કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં કોંગ્રેસે ચૂંટણીપંચ સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે

તેમણે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં માસ્ક પહેરીને તથા યોગ્ય અંતર જાળવવા સહિતના નિયમોનું પાલન કરીને મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવવાની અપીલ કરી છે

વિયના એટેક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયનામાં થયેલા આતંકવાદી હુમલાના બનાવને વખોડી કાઢથો છે તેમણે એક ટવીટમાં કહ્યું કે આતંકી હુમલાથી ખૂબ જ દુઃખી છે આ દુઃખી સમયમાં ભારત ઓસ્ટ્રિયાની સાથે છે તેમણે પીડીતો અને તેમના પરિવારજનોને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી વિયનામાં થયેલા આતંકવાદી હ્મલા બાદ હ્મલાખોરોને શોધી કાઢવા માટે એક વ્યાપક અભિયાન ચલાવાયું કેન્દ્રિય વિયનામાં કેટલાક સ્થળોએ બંદૂકધારીઓએ ગોળીબારી કરી હતી જેમાં બે લોકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા પોલીસે એક બંદ્રકધારીને ઠાર માર્યો હતો અને એક સંદિગ્ધ હુમલાખોરની તપાસ કરાઇ રહી છે

આ હુમલો કોરોના વાયરસને પગલે ઓસ્ટ્રિયામાં બીજી વાર લોકડાઉન લાગુ થતા પહેલા કરાયો હતો જયારે લોકો રેસ્ટોરન્ટ વચ્ચે બારમાં ગયેલા હતા

ટ્વીટર ઉપર નાણાં મંત્રાલયે આ મુજબ જણાવ્યું છે

આ ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ ઉત્તરપ્રદેશ અને બંગાળને નાણાં આપવામાં આવ્યા છે

કોરોના

મંત્રાલયે કહ્યું કે સરકારની ટેસ્ટ ટ્રેક અને ટ્રીટની નીતિથી ઉંચો રીકવરી દર અને ઓછી મૃત્યુદર હાંસલ કરવામાં સફળતા મળી છે

વર્તમાન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બીડેને ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગઈકાલે મીશીગન કેરોલીના શ્યોર્જિયા તથા ફ્લોરીડામાં ચૂંટણી રેલી યોજીને મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા હતા

મતગણતરીમાં કેટલાંક દિવસ કે સપ્તાહનો સમય થાય તેવી સંભાવના છે

ઐરાવત પરની ખાદ્ય સામગ્રીનું સુદાન દિજીબોતી તથા એરીત્રીયામાં વિતરણ કરાશે ઉલ્લેખનીય છે કે મીશન સાગર હેઠળ ભારતે અત્યાર સુધીમાં માલદીવ મોરીશીયસ સેશલ્સ મડાગાસ્કર અને કોમોરોસને અનાજ તથા દવાઓનો પુરવઠો આપ્યો છે મીશન સાગર ભારતે તેના મિત્ર દેશોને કોવિડ રોગયાળા સામેની લડતમાં મદદરૂપ થવા તથા તેમના વિકાસમાં મદદરૂપ થવા શરૂ કર્યું છે

ભાજપના બિનહરીફ ચૂંટાયેલા સભ્યોના નામ આ મુજબ છે કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરી અરૂણ સિંહ હરીદ્વાર દુબે બ્રીજલાલ નીરજ શેખર ગીતા શાખ્ય સીમા દ્વિવેદી અને બી

વેપારમાં સરળતા લાવવાના હેતુથી ગત પહેલી ઓક્ટોબરથી આ વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે